નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલે જણાવ્યુ કે નર્સિંગના ફેડરેશન દ્વારા મળેલ રજુઆતોને ધ્યાને લઈને રાજ્યની સરકારે આ મહત્વનો નિર્ણય કર્યો છે

તેમણે ઉમેર્થું કે નર્સિંગ સંવર્ગના કર્મચારીઓને યુનિફોર્મ એલાઉન્સ પેટે હાલ પ્રતિમાસ રૂ

જેના બદલે હવે પ્રતિમાસ

એજ રીતે વોશિંગ એલાઉન્સ પેટે પ્રતિમાસ રૂ

શીતલ વૈશ્નવ સંચાર નિગમ પુરસ્કાર ગ્રાહકોને સારી સેવા આપવા બદલ સંચાર નિગમના ગાંધીધામ સ્થિત ગ્રાહક સેવા કેન્દ્રને દિલ્ફી સ્થિત વળી કચેરી તરફથી શ્રેષ્ઠ કામગીરીનો એવોર્ડ જાહેર કરવામાં આવ્યો છે

શીતલ વૈશ્વવ બાળક દત્તક મહારાષ્ટ્રના એક દંપતીએ ભુજના કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્રમાંથી બાળકીને દત્તક લીધી હતી મહારાષ્ટ્રના દંપતીએ બાળક દત્તક લેવા માટે અરજી કરી હતી જરૂરી આધારો ઓનલાઈન અપડેટ થયા બાદ ક્રમાનુસાર આજે બાળકીને દત્તક લેવાની પ્રકિયા હાથ ધરી હતી મદદનીશ કલેકટર મનીશ ગુરવાનીના ફસ્તેદાત્તક લેવાની કામગીરી થઈ હતી

આરોગ્ય કમિશ્નર સાથે થયેલી બેઠક બાદ કોઈ અનુકુળ હકારાત્મક પ્રતિભાવો ન મળતા ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ સાથે કચ્છ આરોગ્ય કર્મચારી મહામંડળએ સંપૂર્ણ સમર્થન આપ્યું છે

છેલ્લા બે દિવસથી સતત કુંકતા ઠંડા પવનને લીધે તીવ્ર ઠંડીથી જનજીવન પ્રભાવિત બન્યું છે શિયાળામાં ઠંડુ મથક નળિયા ઠંડીની તીવ્રતા વધુ અનુભવે છે

એ અગાઉ ગત રાત્રી દરમિયાન બે હળવા કંપન નોંધાયા હતા